બન્ની વિસ્તારમાં જળ બંબાકાર હીવાના સમાચાર આવતા જાત માહિતી માટે નાયબ કલેક્ટર મનીષ ગુ રનાન્રી બન્ની પૂર્ણે ચ્યા હતા અને લોકોને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી

પાણી વરસ્યુ છે સતત વરસાદને પગલે લખપત અબડાસાના નાની અને મોટી નદીજળાશયો ઓવરફલો થઈ ગયા છે આ ઉપરાંત કોઝ વે પરથી જોશભેર નદીના વહેણ પસાર થતા ઠેકઠેકાણે માર્ગો બિસ્માર બનતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે

વરસાદ નોંધાયો છે

ભુજ તાલુકાના બન્ની પચ્છમ વિસ્તારમાં આવેલી વાંઢોમાં ચોતરફ પાણી ભરાઈ જતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા ફતા લખપતમાં ચેકડેમના પાણી માર્ગ પર ફરી વળતા નરા મેઘપર દયાપર માર્ગ બંધ થયો હતો અંજારમાં ટેપ્પરડેમ ઓવરફલો થતાં નીયાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા હતા કોઝવે પર પાણી ફરી વળતા અંજાર સત્તાપરલાખાપર ચાંદ્રાણી માર્ગ બંધ કરવામાં આવ્ય હતો એજ રીતે વીડી દેવળિયા રોડ અને સુગારીયા મોડસર રોડને બંધ કરી તંત્રને ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી તો મોરબીમાં મચ્છુડેમ ઓગની જતા માળિયા નજીક કચ્છને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર થોભાવી દેવાયો હતો

તો જી